રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે જણાવ્યું છે કે સ્વામી વિવેકાનંદના વિચારો અને

તપાસ કાર્યવાહી કરી છે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે ચોક્કસ વિસ્તારને ઘેરી લઈને સંબંધીત વિસ્તારમાંથી આતંકવાદીઓને ખદેડી મૂકવાની કામગીરી ઝડપી બનાવવા અનુરોધ કર્યો છે આજે થયેલું અંશતઃ સૂર્યગ્રહણ ભારતના કેટલાંક ભાગો અને વિશ્વના કેટલાંક

તમિલનાડના કન્યાકુમારીનાં વિવેકાનંદ રૉક મેમોરિયલમાં યોજાયેલા સૂવર્ણ જયંતિ સમારોહમાં તેઓ સંબોધી રહ્યા હતા

હિન્દ મહાસાગર બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે એક પથ્થર ઉપર બંધાયેલ વિવેકાનંદ રૉક મેમોરિયલની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી દરવર્ષે આ સ્થળ હજારો પર્યટકોને આકર્ષે છે ત્યાર પછી રાષ્ટ્રપતિએ કન્યાકુમારીનાં વિવેકાનંદ કેન્દ્રમાં આવેલા રામાયણ અને મહાભારતના દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને નિહાબ્યું હતું

ગઈકાલે આંધ્રપ્રદેશના અટકકુરૂ ખાતે સુવર્ણ ભારત ટ્રસ્ટમાં અટલ બિહારી વાજપેઈને અંજલિ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે જીવનના દરેક ક્ષેત્રે પારદર્શિકા અને જવાબદેહીતા પ્રત્યે પ્રતિબધ્ધ થવા નાગરિકને અનુરોધ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે અખિલ ગોગોઈની તપાસ સંસ્થા દ્રારા આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાઈ હતી

આસામમાં નાગરિકત્વ સુધારા ધારા સામે થયેલા દેખાવો વખતે વિવિધ ખેડૂત સંગઠનોને સલાહ આપવા બદલ ગોગોઈની ધરપકડ કરાઈ હતી

એવી જ રીતે રાજ્ય સરકારે વધુ તબીબી કોલેજો શરૂ કરવા આપેલી દરખાસ્ત અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે ગઈકાલે ભુવનેશ્વરની એઇમ્સ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની પ્રતિમાનું અનાવરણ કરતા શ્રી હર્ષવર્ધને આ મુજબ જણાવ્યું હતું

રાજ્ય હસ્તકની પરિવહન સેવાના બધા જ વર્ગના કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પરિવહન સંગઠનના વ્યવસ્થાપકોને માલ અને પાર્સલ સેવા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે

બારામુલ્લામાં પોલીસ અધિકારી અબ્દુલ કયુમે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાજીપીર વિસ્તારમાં પાકિસ્તાની દળોએ સંઘર્ષ વિરામનો ભંગ કરીને ભારે તોપમારો કર્યો હતો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો

કોઈપણ ઉશ્કેરણી વિના કરાયેલા આ ગોળીબારનો સતર્ક ભારતીય દળોએ વળતો જવાબ આપ્યો હતો આ ઘટનામાં ભારતીય દળોના પક્ષે કોઈ હાનિ થઈ નથી

ગૃહમંત્રી અમિતશાહે શ્રીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય અને જમ્મુ અને કાશ્મીરના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજીને જમ્મુ અને કાશ્મીરની આંતરિક સલામતી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ દિલબાગસિંહે આ મુજબ જણાવ્યું હતું તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાનું પાલન કરતા નાગરિકોને દરરોજની પ્રવૃતિઓ કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ પોલીસ વડાએ આ સમગ્ર કામગીરીમાં નાગરિકોનો સહકાર આવશ્યક હોવાનું જણાવીને લોકોનો સહકાર મેળવવા માટે સમુદાય આધારિત કાર્યકર્મો યોજવા જણાવ્યું છે તેમણે નાગરિકોને જરૂરી સહાય આપવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો

આ સૂર્યગ્રહણ વખતે ચંદ્રના કારણે સૂર્યના કેન્દ્રનો ભાગ ઢંકાઈ ગયો હતો જેથી સૂર્યની કિનારીનો હિસ્સો જ જોવા મળ્યો હતો આ ઘટનાને રિંગ ઓફ ફાયર અથવા કંકણાકૃતિ ગ્રહણ તરીકે ઓળખાય છે દિલ્હીનાં નેહરુ પ્લેનેટોરિયમ સહિત દેશભરના પ્લેનેટોરિયમમાં આજના સૂર્યગ્રહણને નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સૂર્યગ્રહણ નિમિત્તે ભાવિકોએ નદી અને જળાશયોમાં પવિત્ર સ્નાન કર્યું હતું ઓડિશામાં રાજ્ય સરકારે સૂર્યગ્રહણને લીઘે શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂર્યગ્રહણનું પ્રસારણ નિહાબ્યું હતું ટવીટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું હતું કે ઘણા ભારતીયોની જેમ તેઓ આ ગ્રહણ નિહાળવા ઉત્સુક હતાં તેમણે કહ્યું કે આ મુદ્દે નિષ્ણાંતો સાથે વાતચીત કરીને ઘણી નવી માહિતી મળી હતી

અને બ્રિટશ શાસકોએ તેમને ફાંસીની સજા આપી હતી

ગઈકાલે હરિયાણામાં ડિજિટલ ગુરવારા ગામનું ઉદઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

આ દુર્ધટનામાં લેખકની પુત્રી દૌહિત્રી અને ડ્રાઈવરનું પણ અવસાન થયું છે

છેલ્લાં ચોવીસ કલાકમાં ભારતની રાજધાની દિલ્ફી અને આસપાસના વિસ્તારોમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ જેટલું લધુત્તમ તાપમાન નોંધાયું છે હરિયાણા રાજસ્થાન પંજાબ જમ્મુ અને લેહમાં ઘણી જગ્યાએ ઠંડીનું મોજ યથાવત રહ્યું છે

રાજસ્થાનમાં ઠંડીનાં મોજાને કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે કેટલાંક સ્થળોએ ગાઢ ધુમ્મસ ફરી વળતા રેલવે અને માર્ગ વાહન વ્યવહારને અસર થઈ છે

આ બનાવના કારણે માર્ગ ઉપર આશરે સાડા યાર હજાર જેટલા વાહનો અટવાયા હતા

જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી વિરોધોની સંખ્યામાં વધારો થતા તેને નિયત્રણમાં લેવા પોલીસે ટીયરગેસ અને મરીના સ્પ્રેનો ઉપયોગ શરૂ કર્યો છે